સી સી

ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગઇકાલની બેઠકમાં આ મુદ્દે કોઇ જ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી મિડીયામાં એવા અહેવાલ હતા કે નવી દિલ્હીમાં ગઇકાલે જે બેઠક યોજાઇ હતી તેમાં ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગોબા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી

ગૃહમંત્રીએ ગઇકાલે એક અન્ય ઉચ્યકક્ષાની બેઠક કરી હતી જેમાં નાણામંત્રી નિર્મલા સિતારામને વિદેશમંત્રી એસ

દેશભરમાં ગણતરીકારો માટેનું ફિલ્ડ વર્ક અને કેટલીક પ્રવૃતિઓ કેન્દ્રિય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા વિચારાય છે આ પ્રવૃતિમાં રાજ્યકક્ષાએ તાલીમાર્થીઓને તાલીમ આપવાનું મહત્વનું છે રાજ્યકક્ષાની સાતમી આર્થિક ગણતરી માટે દિલ્હીના એન

માટે આવતીકાલે વર્કશોપ યોજાયો છે આર્થિક ગણતરી એ દેશની ભૌગોલિક હૃદમાં આવેલા તમામ સંસ્થાઓની ગણતરી કરાશે સાતમી આર્થિક ગણતરીમાં ગૃહ ઉદ્યોગ ઉત્પાદનમાં રોકાયેલા અથવા માલ સામાન કે સેવાનું વિતરણ કરનારા અને બિનકૃષિ ક્ષેત્રોનો સમાવેશ કરાયો છે

તેનો જે વિસ્તાર હતો તે આ વખતે પણ છે

પૃથ્વી અને કુદરતને સુરક્ષિત કરવા માટે હકારાત્મક પર્યાવરણીય પગલા લેવા વૈશ્વિક જાગરૂકતા વધારવા દર વર્ષે પાંચમી જૂને ઉજવણી કરવામાં આવે છે આજે ટ્વીટ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત આપણા બાળકોને આબોહવા પરીવર્તન સામે રક્ષણ તથા ે હરિયાળુ અને પર્યાવરણને અનુકૂળ વાતાવરણ પુરું પાડવા પ્રતિબદ્ધ છે

તેમણે કહ્યું કે કુદરત સાથે પ્રેમથી રહેવું એ ભારતની સંસ્ક્રતિ છે

પ્રકૃતિના સ્વચ્છ વાતાવરણ સાથે હળીમળીને રહેવાથી ભવિષ્ય વધુ સારુ થશે શ્રી મોદીએ ટ્વીટમાં જણાવ્યું છે કે કુદરત સાથે હળીમળીને રહેવાથી સારા ભવિષ્ય તરફ લઇ જાય છે પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે આ પ્રસંગે નવી દિલ્હીમાં પર્યાવરણ ભવન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું

રાજ્ય પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે લોકોએ વૃક્ષ વાવીને અન્યને પ્રેરણા આપવી જાઇએ જાણીતા ક્રિકેટર કપિલદેવ અને કલાકાર જેકી શ્રોફ અને રણદીપ હુક્રાએ પણ પર્યાવરણ ભવન ખાતે છોડ રોપ્યા હતા શ્રી દેવે કહ્યું કે લોકોમાં વૃક્ષારોપણ અંગે જાગૃતિ કેળવવા માટેની જવાબદારી પ્રસાર માધ્યમોની પણ છે પર્યાવરણમંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે સેલ્ફી વીથ સેપલિંગ અભિયાનનો આરંભ કર્યો છે અને લોકોને હાથમાં છોડ રાખીને સેલ્ફી પડાવવા તથા તેને સામાજિક માધ્યમોમાં મૂકવા જણાવ્યું છે

વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાનમાં દેશભરમાં જુદાં જુદા સ્થળોએ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

જાહેર ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારે માત્રામાં રોકાણને કારણે સરકારી ખરીદીમાં કોઇ વિપરીત પ્રભાવ પડ્યો નથી જેથી સ્પષ્ટ થાય છે કે ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખશે

વિશ્વ બેંકના રીપોર્ટને એક સારા સમાચાર ગણવામાં આવી રહ્યા છે

ઇદગાહ અને જુદી જુદી મેેેસ્જદોમાં મુેેેસ્લમ બિરાદરો નમાજ પઢી રહ્યા છે ખાસ નમાજ મિજબાની અને અરસપરસ ઇદ મૂબારક આપવાનું એ આ તહેવારની ખાસ વિશેષતા છે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે

ઉત્તરપ્રદેશમાં આ તહેવાર પ્રેમ અને આનંદનો છે અને તેને પરંપરાગત રીતે અને ગૌરવભેર ઉજવાઇ રહ્યો છે આજે સવારે મુરેસ્લમ બિરાદરોએ ખાસ નામજ પઢી હતી સત્તાવાળાઓએ પુરતી વ્યવસ્થા કરી હતી લખનઉ કાનપુર અલ્હાબાદ વારાણસી મેરઠ અને અન્ય શહેરોમાં સ્વચ્છતા સુરક્ષા ઉપર ખાસ ધ્યાન અપાયું હતું મધ્યપ્રદેશમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઇ છે મેઘાલયમાં વિપરીત હવામાન હોવા છતાં રાજ્યભરમાં ઇદ ઉલ ફિત્રની ઉજવણી થઇ રહી છે

તેઓએ કહ્યું કે આ લાંબા ગાળાની પહેલની શરુઆત છે અને ભારતીય રમત ગમત સત્તામંડળના તમામ સ્ટેડિયમ અને અકાદમીઓમાં ઘણા વક્ષો રોપવામાં આવશે